કેટલાક પક્ષોએ વોટીંગ મશીન અને વીવીપેટના પ્રશ્નો ઉઠાવ્યા જયારે કેટલાક પક્ષોએ તેની તરફેણ કરી હતી મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી ઓ પી

તમામ પક્ષોએ ચૂંટણીઓનું તંત્ર સુધરે તે માટે સૂચનો કર્યા હતા પંચ તમામ સૂચનો અંગે વિચારણા કરીને પગલાં લેશે આવનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને વધુ ચોક્કસપારદર્શી અને સંકલિત બનાવવા ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોના મંતવ્યો મંગાવ્યા છે

આ યોજના હેઠળ લાભાર્થીએ નોંધજી કરાવવાની જરૂર નથી કેટલીક વેબસાઇટ પર થતી લોભામજી જાહેરાતો અંગે સરકાર દ્વારા કાર્યવાહી કરાશે એમ જણાવી તેમણે કહ્યું કેઆ સેવા માટે તમામ સરકારી હોસ્પીટલનો સમાવવામાં આવી છે

અને વિમાને દહેરાદ્વન ખાતે ઉતરાણ કર્યું છે આ પ્રકારના ભારતમાં પ્રથમ જૈવિક બળતણને દહેરાદૂનના ઇન્ડિયાન ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોલિયમે વિકસાવ્યું છે ભારત જૈવિક બળતશને પ્રોત્સાહન આપી અશ્મિ બળતણ પરનો આધાર ઓછો કરવાના પ્રયત્નો કરી રહ્યૂં છે

રૂબરૂ રજૂઆત કરવા ઇચ્છતા હોય તો અરજીમાં તે બાબત જણાવવાની રહેશે સમિતને કરાયેલી રજૂઆત ખાનગી રહેશે

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે અને દેશ લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન હેઠળ વિકાસનાં શિખરો સર કરી રહ્યો છે આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં પાંચ લોકાર્પણ થયા હતાં મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂ

આ પ્રસંગે પાણી પુરવઠામંત્રી અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં

એસ એસ દ્વારા ત્રિદિવસીય વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે આ વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહન ભાગવત નાગરિકો સાથે ભવિષ્યનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રષ્ટિકોણ એ વિષય પર સંવાદ કરશે

આ અગાઉ પી વી

ઘાસચારાના અભાવે પશુના મૃત્યથી પશુપાલકો માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે જેથી ઘાસના માગ અને પુરવઠાને જાળવવા સાથે રાષ્ટ્રીય આપદા જાહેર કરવી જોઈએ કચ્છમાં ક્રષિ અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે અને તે વરસાદ આધારિત છે પરંતુ કચ્છમાં વરસાદ થયો નથી